ત્યારે ગઈકાલે કચ્છમાં દરેક તાલુકામાં જીલ્લા અને તાલુકા પંચાયત તો શ્રેરોમાં નગર પાલિકા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

નેહ્લ ઠક્કર નાણામંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ માટે સરકારનીપ્રતિબદ્ધતાનો પુ નેરુ ચ્યાર કર્યો છે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરનીયર્યાના જવાબુમાં તેમણે અંદાજપત્રને આત્મનિર્ભર ભારતના નિર્માણના મહત્વનાપગલા તરીકે બજેટને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું કે બજેટ એક મહત્વના પેકેજ અનેલાંબા ગાળાના વૃદ્વિદર્શક મોડેલનું મિશ્રણ છે

ભારત સાથે વિદેશોમાં પણ ભૂ કંપનાં ઝટકા અનુભવાયા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂ કંપ આવ્યો છે ભારતનાં અનેક રાજ્યો ભૂ કંપેથી હયમચી ઉઠ્યા હતા

પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં જવાબો આપતાં શ્રી જાવડેકરે કહ્યું કે કોવીડ પરિસ્થિતિમાં તમામ ક્ષેત્રોને અસર થઈ છે અને એમાં આકાશવાણી અને એફએમ રેડિયો પણ ચોક્કસપણે ભોગ બન્યું છે

નેહલ ઠક્કર હવામાન રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચે આવ્યો છે એવામાં ગરમી અને ઠંડી બંને અનુ ભવાઈ રહી છે હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ ફેબ્રુ આરી મહિનામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાતાવરણમાં પલટો આવશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ દરમિયાન છૂટાછવાયા ઝાપડા પડી શકે છે